કચ્છ જિલ્લામાં પ્રવેશનાર પૈકી અન્ય રાજય કે અન્ય રેડઝોન જિલ્લામાંથી આવનારને ફોમ કવોરેન્ટાઇન થવાનું રહે છે જેથી આવી વ્યકિતઓએ સ્વૈચ્છિક કવોરેન્ટાઇન થઇ સફકાર આપવો તેમજ કચ્છ જિલ્લાની જાફેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આપની જાણકારીમાં જો કોઇ વ્યકિત ગુજરાત રાજ્યના રેડઝોનમાંથી કે અન્ય રાજ્યમાંથી તાજેતરમાં આવેલ ફોય તેની જાણકારીમાફિતી વફીવટીતંત્રને આપવા જાહેર અપીલ કરવામાં આવે છે આ માહિતી ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી આશાવર્કર ગ્રામસેવક સરપંચશ્રીને આપવી તથા શહેરી વિસ્તારમાં સબંઘિત નગરપાલિકાને અચૂક જાણ કરવી જેથી કોરોના મહામારીનું વધતું સંક્રમણ રોકી શકાય